આ યોજનાનો હેતુ સમુદાય કક્ષાએ નવીનીકરણના જુસ્સાને પ્રોત્સાહન આપવાનો છે

તેમણે દેશમાં બધી ગ્રામ પંચાયતોમાં આવા કેન્દ્રો શરૂ કરવા નીતિ આયોગને અનુરોધ કર્યો હતો

પુસ્તક પ્રેમીઓને ખરીદીના યોગ્ય સમયની આમાંથી માહિતી મળશે આ વેબસાઇટ દ્વારા પ્રકાશન વિભાગના પુસ્તકો અને મેગેઝીનોની અદ્યતન માહિતી મળશે મંત્રીએ પ્રકાશન વિભાગની મોબાઇલ એપ ડીજીટલ ડીપીડીની પણ શરૂઆત કરી હતી આ એપ નકલી ઇ પુસ્તકો પર નજર રાખશે તેમણે ઇલેક્ટ્રોનિક રોજગાર સમાચાર અને ઇ પુસ્તક સત્યાગ્રહ ગીતાની પણ શરૂઆત કરી હતી આ પ્રસંગે શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે આ બાબતમાં પ્રકાશન વિભાગ મહત્વનું યોગદાન આપી શકે

ખાસ બન્ની પચ્છમ સ્ત્રિના માલધારી વર્ગમાંથી મળતી માહિતી મુજબ વરસાદના પરિણામો ઘાસીયા મેદાનોમાં પાણી ભરાયા છે જેથી છેલ્લા કેટલાક વખતથી પાણીની તંગી અને પશુધન માટે ઘાસચારાની તંગી અનુભવતા મલાધારી વર્ગમાં આનંદ સાથે રાહતની લાગણી પ્રસરી છે કચ્છના મોટાભાગના જળાશયો અને ડેમમાં નવા નીરની આવક શરૂ થયા છે

આગામી દરેક માસમાં પુષ્યનક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશના ટીપા પીવડાવાશે જે ટીપા થકી બાળકોનો સર્વાંગી વિકાસ સાથે રોગપ્રતિકારક શક્તિ અને સ્મૂતી બ્રધ્ધી વધે છે

અને આજે એક દિવસ માટે તબીબી સેવાથી અળગા રહ્યાનું જણાવતા ભુજ ડોકટર્સ એસોસીએશનના પ્રમુખ ડો ઘનશ્યામ પરમાર અને ડો વિજયગીરી ગુસાઈએ જણાવ્યું હતું કે ઈમરજન્સી કેસ સિવાય કચ્છના તમામ તબીબો આ રાષ્ટ્રવ્યાપી બંધમાં જોડાયા છે